રાષ્ટ્રીય કક્ષાનો મુખ્ય સમારંભ દિલ્હીના રાજપથ ખાતે યોજાયો હતો જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પરેડની સલામી ઝીલી હતી ત્યારબાદ ભારતીય સેનાની ક્ષમતા સાંસ્કૃતિક વિવિધતા અને આર્થિક પ્રગતિ દર્શાવતા વિવિધ ટેબ્લો પરેડમાં જોડાયા હતા

ગુજરાતે અસાધારણ શિલ્પકલાવાળા મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિકૃતિવાળો ટેબ્લો પરેડમાં રજૂ કર્યો હતો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદઉપરાષ્ટ્રપતિ એમ વૈકેયા નાયડુઅને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌ દેશવાસીઓને પ્રજાસતાક દિવસની શુભેચ્છઆઓ પાઠવી હતી ગૃફમંત્રી અમિત શાફે કહ્યું કે ગણતંત્ર દિવસ ભારતની વિવિધતા અને સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહ્રનું પ્રતિક છે

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌને પ્રજાસતાક પર્વની શુભેચ્છાઓ આપી હતી

શ્રી ઠાકોરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને વિવિધ સાત પ્લાટુનની સલામી ઝીલી ફતી આ પ્રસંગે નામી અનામી શફીદો સ્વાતંત્ર્યવીરો અને દેશભકતો તેમજ ભૂકંપપીડિતોને ભાવભીની ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી

જીલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા બોર્ડર રેંજ આઇજીપી જે

મોથલીયા પશ્ચિમ કચ્છ જીલ્લા પોલીસ વડા સૌરભસિંધ સફિતના અધિકારીઓ પદાધિકારીઓ અને ભુજના સામાન્ય નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા શાતલ ભારત પર્વ માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય અને તેના વિવિધ મીડિયા એકમોએ તૈયારી કરી લીધી છે

પબ્લિકેશન ડિવિઝનનું વર્ચઅલ પવેલિયન કલા અને સંસ્કૃતિ ઇતિહાસ અને આધુનિક ભારતના નિર્માતાઓના જીવનચરિત્ર પરના પુસ્તકોનુંપ્રદર્શન પ્રદર્શિત કરશે શીતલ વૈશ્નવ કવા માન કચ્છ સહિત રાજ્યમાં આગામી ત્રણ દિવસ કોલ્ડવેવની ફવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે જિલ્લામાં આવે શીત લફેર ફરી વળતા સર્વત્ર લધુત્તમ પારો નીચે ગગડ્યો છે

જિલ્લાના ત્રણ મથકોએ તાપમાનનો પારો સીંગલ ડિઝીટમાં નોંધાયો ફતો